જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું છે કે પરિક્રમાંનો પરંપરાગત વિધિ વડે પ્રારંભ થયા બાદ જ યાત્રાળુઓને જંગલ ક્ષેત્રમાં પ્રવેશ અપાશે મહા વાવાઝોડાની આગાહીને પગલે પરિક્રમા વહેલી શરૂ કરી દેતા શ્રદ્ધાળુઓને ભવનાથ તળેટીથી આગળ જવા દેવાતા નથી જંગલમાં પરિક્રમાનો રૂટ જ્યાંથી શરૂ થાય છે તેવા ઇટવા ગેટને જંગલ ખાતા દ્વારા સજ્જડ બંધ કરી દેવાયો છે પરિણામે ભવનાથમાં એકઠાં થયેલા ભાવિકો માટે અન્નક્ષેત્ર ધમધમતા થઇ ગયા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે પરિક્રમાં શરૂ થવાના નિયત સમય પહેલા એકઠી થઇ યૂકેલી શ્રદ્વાળુઓની ગીરદીને લીધે સરકારી તંત્ર કામે લાગ્યું છે અને તેમની સલામતીનો બંદોબસ્ત ગોઠવાઇ રહ્યો છે

સિંહ અને દિપડાની બહોળી વસ્તી પરિક્રમાના રૂટ ઉપર હોવાથી જંગલ ખાતા દ્વારા સંખ્યાબંધ રેસ્યુની ટીમ તૈયાર રખાઇ છે જૂનાગઢ જતી તમામ દ્રેનમાં વધારાના કોય લગાડવાની વ્યસ્થા રેલ્વે તંત્ર દ્વારા કરાઇ છે

મહા વાવાઝોડાની ટક્કર ટળી જતાં દરિયાઇ જિલ્લામાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુરાહત બયાવ તંત્ર પોતાની સજજતા અને સતર્કતા જાળવી રાખશે ગાંધીનગરમાંયોજાયેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં ક્રષિમંત્રી આર સી ફળદુએ કહ્યુંહતું કે વાવાઝોડું મહાઆફતમાંથી હવે ગુજરાત ઉગરી જશે એ જાણી સૌ કોઇને આનંદ થયો છે મહા વાવાઝોડું વિદાય લેતા લેતા ભારે પવન સાથે વરસાદ લાવશે તેવી આગાહીનાપગલે સૌરાષ્ટ્રના તમામ બંદર ઉપર ત્રણ નંબરના ભયસૂચક સિઝ્નલ લગાવવા શરુ થયા છે પવનની ગતિ સો થી સવાસો કિલોમીટર પ્રતિકલાક રહેવાની હોવાથી માછીમાર સહીત તમામ લોકોને દરિયાથી દુર રહેવા તાકીદ કરાઈ છે અડધો મીટર ઊંચા મોજા ઉછડવાની શક્યતા હોવાથી બંદરો પર સાવચેતીના પગલા ભરવા કહેવાયું છે

ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી ફળદુએ ઉમેર્યું હતું કે ખેડૂતોના ફોન નહીં ઉપાડતી વિમા કંપનીને બ્લેક લીસ્ટ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે

પ્રથમ મેય બાંગ્લાદેશ જીત્યાબાદ ત્રણ મેચની આ ટુર્નામેન્ટમાં રાજકોટ ખાતે રમાનારી મેય ખૂબ જ નિર્ણાયક બનીરહેશે